મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં સૌની યોજનાના કાર્યોની પ્રગતિની ઉચ્યસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી

પક્ષમાં સંપ વધારવા વિષે ચર્ચા ઉપરાંત શ્રી ધાનાણીએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ કોરોનાને નિયંત્રણમાં લેવાના પગલાં ભરવાને બદલે મલીન રાજકારણ રમી રહ્યો છે

તેમણે કહ્યું છે કે ભાજપના નેતાઓ ધારાસભ્યો કે ભાજપના તમામ કાર્યકર્તાઓની એકતાધીરજ સમર્પણ અને નિષ્ઠાની કોંગ્રેસ ઈર્ષ્યા ન કરે કોંગ્રેસ સી એમ ફંડ અને પી એમ ફંડમાંથી ધારાસભ્યોને ખરીદવાનો જૂઠો આક્ષેપ કરે છે

આ ટીમ કોરોનાના નિયંત્રણ માટે રાજ્યો અને કેન્દ્રશાશિત પ્રદેશોને તકનિકી સહાયતા આપીને મદદ કરશે આ કેન્દ્રિય ટીમો ગુજરાત સહિત મહારાષ્ટ્ર તેલંગાણા તમિલનાડુ રાજસ્થાન આસામ હરિયાણા કર્ણાટક ઉત્તરાખંડ મધ્યપ્રદેશ પશ્ચિમબંગાળ દિલ્ફી બિહાર ઉત્તરપ્રદેશ અને ઓડિશામાં મૂકવામાં આવી છે ત્રણ સભ્યોની આ ટીમમાં બે આરોગ્ય નિષ્ણાંતો અને એક વરિષ્ઠ સંયુક્ત સચિવ સ્તરના નોડલ અધિકારીનો સમાવેશ કરાયો છે

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા શહેરની બે ખાનગી હોસ્પિટલોને પાંચ પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે

સમજૂતી કરાર અનુસાર મહાનગર પાલિકા દ્વારા મોકલવામાં આવતા દર્દી પાસેથી ખાનગી હોસ્પિટલ ચાર્જ લઇ સકતી નથી

રાજસ્થાન સરકાર દ્વારા કરાયેલી જાહેરાત અનુસાર માત્ર અધિકૃત પાસ ધરાવનાર વ્યક્તિ જ રાજસ્થાનમાં પ્રવેશ કરી શકશેદરમિયાન ગુજરાત સરકારના લોકડાઉન દરમિયાન આંતર રાજ્ય હેરફેર ઉપર નજર રાખવા માટે નિમાયેલા નોડલ અધિકારી શ્રી ધનંજય દ્વિવેદીએ જણાવ્યું છે કે ગુજરાતથી રાજસ્થાન જવા ઇચ્છતા અથવા રાજસ્થાન થઈને અન્ય રાજ્યમાં જવા ઇચ્છતા તમામ લોકોને અધિકૃત સતાવાળા પાસેથી પાસ મેળવવો પડશે

કેન્દ્રીયમંત્રી પ્રકાશ જાવડેકર અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી આવતીકાલે સાંજે સૌરાષ્ટ્રની જનતાને ઓનલાઇન જનસંવાદ રેલી દ્વારા સંબોધન કરશે આ ઓનલાઇન રેલીનું જીવંત પ્રસારણ ભાજપા ગુજરાતના વિવિધ સોશિયલ મિડીયાના પેજ પરથી જોઇ શકાશે

કોરોનાના કારણે બાળકોને શાળામાં રૂબરૂ બોલાવવા શક્ય નહીં હોવાથી તેમને ટેકનોલોજીના માધ્યમથી તાલિમ આપવા રાજ્યના શિક્ષણ વિભાગે તૈયારીઓ શરૂ કરી છે આ માટે રાજ્યના શિક્ષકોને ડીજીટલ ટેકનોલોજી વિશે માહિતીગાર કરી વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ પૂરૂ પાડતા કરવા શિક્ષકોને તાલિમ આપવાનુ આજથી શરૂ કરાયું છે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોસ્ટ દ્વારા આ તાલિમ કાર્યક્રમનું આયોજન કરાયું છે

સડક માર્ગે કચ્છમાં પ્રવેશ કરતાં વાહનોમાં આવેલા પ્રવાસીઓની ખાસ નોંધ તંત્ર દ્વારા રાખવામાં આવી રહી છે ભુજના આપત્તિ વ્યવસ્થાપન મામલતદાર સી આર પ્રજાપતિએ આ અંગે વધુ માહિતી આપી

પ્રજાપતિ રાજ્ય અને દેશનું ગૌરવસમાન એશિયાઈ સિંહોની વસ્તીમાં વન વિભાગના કર્મયોગીઓ અને અધિકારીઓ સિંહોની વસ્તીવાળા વિસ્તારોના નાગરિકોના સહિયારા પ્રયત્નોથી નોંધપાત્ર વધારો થયો છે દર પાંચ વર્ષે યોજાતી એશિયાઈ સિંહોની વસ્તી ગણતરી આ વખતે વિધિવત રીતે હાથ ધરી શકાય ન હતી

આ અંગે વધુ વિગતો મદદનીશ વનસંરક્ષક ડી

વસાવડા પાસેથી મેળવીએ

તેમણે આશા વ્યક્ત કરી છે કે સિંહોની સંખ્યામાં તંદુરસ્ત વધારો ભવિષ્યમાં પણ ચાલુ રહેશે

આ ઉપરાંત જામનગરમાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ મળી આવ્યો છે

જોકે કચ્છ જિલ્લામાં કોરોનાના ચેપનું વ્યાપ શહેર કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં વધુ જોવા મળ્યો છે

જ્યારે આઠ દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે ગાંધીનગર ગ્રામ્ય વિસ્તારમાં પણ આજે કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી

ખેડા જિલ્લામાં પણ કોરોનાના નવા છ પોઝિટિવ કેસ મળી આવ્યા છે જ્યારે સુરેન્ન નગરમાંથી બે દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે તો લીંબડી અને પાટડીમાંથી એક એક મળી બે નવા દર્દીઓ મળી આવ્યા છે